પાંચ વર્ષ અગાઉ આજના દિવસે કૌશલ્ય ભારત અભિયાનનો આરંભ થયો હતો

રાજસ્થાનમાં રાજકીય ગતિવિધિમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભલામણ સ્વીકારીને મંત્રીમંડળમાંથી ત્રણ પ્રધાનોને કાઢી મૂકવાના પ્રસ્તાવને સ્વીકાર્યો છે

ગુજરાતમાં ચાર વોટર એરોડ્રોમ ઊભા કરીને હવાઈ સેવા શરૂ કરાશે

જાહેર કરાશે પ્રધાનમંત્રી કૌશલ્ય ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે પાંચ વર્ષ અગાઉ આ જ દિવસે ભારત મિશનનો આરંભ થયો હતો કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રાલય ઘ્વારા આ પ્રસંગે એક ડીજીટલ સંમેલનનું આયોજન કરાયું છે કૌશલ્ય ભારત અભિયાન યુવાનો અને વિવિધ કૌશલ્યમાં સક્ષમ અને સશકત બનાવવાની ભારત સરકારની આગવી પહેલ છે જેથી યુવાનોને રોજગારીની વધુને વધુ તકો ઉપલબ્ધ બને કૌશલ્ય ભારત અભિયાન અંતર્ગત વિવિધ અભ્યાસક્રમોનું આયોજન થાય છે આ અભ્યાસક્રમ રાષ્ટ્રીય કૌશલ્ય યોગ્યતા અંતર્ગત ઉદ્યોગ અને સરકાર ધ્વારા પ્રમાણિત માનક ક્ષેત્રો સાથે સંબંધિત હોય છે આ અભ્યાસક્રમોના માધ્યમથી યુવાનોની ટેકનોલોજી વિશેષતાનો વિકાસ થાય છે અને કંપનીઓને વિશેષ કાર્ય માટે પ્રશિક્ષણમાં રોકાણ કરવાની જરૂર નથી રહેતી

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછા મૃત્યુદર છે

આઇસીએમઆર ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એ કહ્યું છે કે ભારતે કોવિડની રસી વિકસાવવા માટેના તેના પ્રયત્નોને ઝડપી બનાવ્યા છે જે દ્રાયલના તબક્કા હેઠળ છે

રાજસ્થાન સીએમ રાજસ્થાનમાં રાજકીય ગતિવિધિમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભલામણ સ્વીકારીને મંત્રીમંડળમાંથી ત્રણ પ્રધાનોને કાઢી મૂકવાના પ્રસ્તાવને સ્વીકાર્યો છે શ્રી ગેહલોતે સચિન પાયલોટ રમેશ મીના અને વિશવેન્દ્ર સિંહને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની દરખાસ્ત કરી હતી સચિન પાયલોટને નાયબ મુખ્યમંત્રી તથા વિશ્વેન્દ્ર સિંહને પર્યટન મંત્રી અને રમેશ મીનાને ખાદ્ય અને નાગરિક પુરવઠામંત્રી પરથી હટાવવામાં આવ્યા છે રાજ ભવનની બહાર મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ભાજપ છેલ્લા છ મહિનાથી તેમની સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરે છે શ્રી ગેહલોતે કહ્યું કે તેમના કેટલાક સાથીદારોને ભાજપ દ્વારા ગેરમાર્ગે દોરાયા હતા આ અગાઉ સચિન પાયલોટ વિશવેન્દ્ર સિંઘ અને રમેશ મીનાને રાજ્ય મંત્રીમંડળમાંથી હટાવવામાં આવ્યા હતા અને ગોવિંદસિંહ દોતાસરાની કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકના સમાપન પછી આ જાહેરાત કરી હતી શ્રી સુરજેવાલાએ જયપુરમાં પત્રકારોને જણાવ્યુ કે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો આજે સતત બીજા દિવસે યોજાયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા

બેઠક રાજકીય અને સુરક્ષા સંબંધો વેપાર અને રોકાણ અને આર્થિક ક્ષેત્રે પરસ્પર સહયોગની સમીક્ષા કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં યાર વોટર એરોડ્રોમના વિકાસ માટે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કરવા કેબિનેટની ગઇકાલે મળેલી બેઠકમાં દરખાસ્ત મૂકવાનો નિર્ણય કર્યો છે